મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ જીલ્લાની મુલાકાત લઈ પાણી ઘાસચારો અને પશુધનની સ્થિતિનો કયાસ મેળવ્યો

આઈપીએલમાં દિલ્હીને હરાવીને ચેન્નાઈ સુપર કિંગ્સ ફાયનલમાં પહોચ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે કચ્છ જિલ્લાની મુલાકાત લઇ જિલ્લાના અછતગ્રસ્ત ગામોમાં પાણી ઘાસચારો અને પશુધન જેવી સ્થિતિનો કયાસ મેળવ્યો હતો મુખ્યમંત્રીએ આ અંગે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ખાસ કરીને નખત્રાણા અબડાસા અને લખપત તાલુકામાં અછત રાહત કાર્યોનું આકલન કર્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઇ રહેલા અછત રાહતના કામોની સમીક્ષા કરી હતી

એલ ડી પાણી અપાય છે

આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત કુદરતી આપદાઓ જેવી કે ભારે વરસાદ પૂર વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવાની પૂર્વ તૈયારીઓ અંગે રાજ્ય સરકારે તમામ વિભાગના અધિકારીઓની સમીક્ષા બેઠક કરી હતી પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા કરવાની થતી કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું તેમજ ગામ તાલુકા અને જિલ્લા કક્ષાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને અધ્યતન કરવા સાથે ગામ શહેર વાર બચાવ કામગીરી માટે તરવૈયાની યાદી તેમજ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓની યાદી પણ અપડેટ કરવા જણાવ્યું હતું તથા ચોમાસાની ઋતુમાં જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓને મુખ્ય મથકે હાજર રહેવા સુચનાઓ અપાઈ હતી તથા પંદર જૂન સુધી સંભવિત પૂર અસરગ્રસ્ત ગામોમાં મોકડ્રીલનું આયોજન કરવા સૂચનાઓ અપાઈ હતી પહેલી જુનથી દરેક વિભાગના કંટ્રોલ શરૂ કરવામાં આવશે સરહદી બનાસકાંઠા જિલ્લામાં અછતને કારણે પીવાના પાણી તેમજ ઘાસચારાની કોઇ મુશ્કેલી સર્જાય નહીં તે માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પાલનપુર ખાતે જિલ્લાના પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને અછતની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે

રાજયમાં જીએસએફસીની ખાતર બેગના વજનમાં ઘટાડો નોંધાતા તોલમાપ વિભાગ દ્વારા જીએસએફસીના ખાતર વિક્રેતાઓના ગોડાઉન પર દરોડા પાડવામાં આવી રહ્યા છે તોલમાપ વિભાગ દ્વારા સુરતમાં જહાંગીરપુરા જિન કમ્પાઉન્ડ સહિત જિલ્લાના કેટલાક ખાતર વિક્રેતાઓના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ આ રેડમાં જીએસ એફસીના સરદાર ડીએપી ખાતરની બેગનું વજન ડિજિટલ વજન કાંટા પર કરવામાં આવતા દરેક બેગમાં વજન ઓછૂં નીકળ્યું હતું જ્યારે ઇફકો જીએનએફસી કંપનીના બેગમાં પૂરતું વજન હોવાનું સામે આવ્યું હતું અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે તાપી જિલ્લામાં પણ ડિઍપી વેચાણ કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે આ મામલે જીએસએફસીએ તપાસના આદેશ આપ્યા હતા અમારા ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જી

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું કે અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વની બે બેઠકોની મતોની ગણતરી એલ ડી ઇજનેરી કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે યોજાશે જિલ્લા ચૂંટણી અધિકારી ડો પાંડેએ જણાવ્યું કે અમદાવાદમાં મોડલ કાઉન્ટીંગ સેન્ટર બનાવવામાં આવશે

આરોગ્ય કમિશનર ડો જયંતી રવી સંસ્થાપક શ્રી શાસા મીર ચંદાણી તથા સંચાલક કેઇ કેપિટલ મુંબઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આ તમામ વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાનના હસ્તે પદવી તથા મેડલ અર્પણ કરાયા હતા આ પ્રસંગે મુખ્ય અતિથિ ડો

ગુજરાત સરકારના પૂર્વમંત્રી ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની ઇફકોના વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ નિમણુક થઇ છે નવી દિલ્હી ખાતે સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી આ ચૂંટણીમાં દિલીપભાઈ સંઘાણી ઇફકોના વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે

આ વર્ષે પણ વન્ય પ્રાણી વિભાગ સાસણ ગીર દ્વારા ત્રણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી યોજાશે

એક ટીમમાં પાંચ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ગણતર આજે અને આવતીકાલે આધ્રનિક સાધનો જેવા કે રેન્જ ફાઈન્ડર જીપીએસ અને કેમેરા દ્વારા કરવામાં આવશે

રાજયમાં કેટલાક દિવસ વાદળછાયુ અને ધુમ્મસભર્યુ વાતાવરણ રહયાં પછી હવે આવતીકાલથી હવામાં ભેજનો ઘટાડો થશે અને ગરમીમાં એકાદ બે ડિગ્રી સેલ્સીયસ જેટલો વધારો થશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળના અખાતમાં ઉભા થયેલા વાવાઝોડાની અસરના કારણે કયાંક કયાંક છુટા છવાયા ઝાપટાં પડવાની અને ઝડપી પવન ફુકાવાની શકયતા ઉભી થઈ હતી પરંતુ આ વરસાદી સીસ્ટમ રાજસ્થાન અને પાકિસ્તાન તરફ ખેંચાઈ જતાં હવે રાજયમાં એકાદ બે સ્થળે આજે રાત્રે ઝાપટાં પડવા સિવાય વાતાવરણ સૂકું રહેવાની શકયતા છે

પવનની ઝડપ કલાકના વીસ થી ચોવીસ કિલોમીટર જેટલી રહેવાની આગાહી કરાઈ છે તેથી બાજરી જેવા ઉભા ઉનાળુ પાકોમાં હવે બીજા કોઈ સાવચેતીના પગલા લેવાની જરૂર નથી માછીમાર ભાઈઓ માટે પણ સાવચેતીની કોઈ સુચના નથી આઈપીએલ ક્રિકેટમાં હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે આવતીકાલે ફાયનલ રમાશે ગઈ રાત્રે વિશાખાપટ્રનમમાં રમાયેલી બીજી કવોલીફાયર મેચમાં ચેન્નાઈએ દિલ્હી કેપીટલ્સને છ વિકેટે હરાવીને ફાયનલમાં પ્રવેશ મેળવ્યો હતો

તે અગાઉ ચેન્નાઈના સુકાનીએ ટોસ જીતીને દિલ્હી કેપીટલની ટીમને બેટીંગ લેવા કહયું હતું

આ પ્રસંગે શોભાયાત્રા પાદુકા પૂજન મેગા રક્તદાન શિબિર ધર્મસભા દાતાઓનું સન્માન પ્રસાદ અને ભવ્ય લોકડાયરો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

ટી ઓ ને પત્ર લખી ડ્રાઇવીંગ લાયસન્સની કામગીરી સુધારા માટે તાકીદ કરી છે વેઇટીંગ લીસ્ટને કાબુમાં કરવા રાજ્યની આર ટી ઓ કચેરીઓમાં ડ્રાઇવીંગ ટેસ્ટનાં સમયમાં અઢી કલાકનો વધારો કરવામાં આવ્યો છે તેમજ શનિવારની રજા રદ્દ કરાઇ છે